નવી દલ્ફિનાલોધી સ્મશાનગૃહખાતે અંતમિ ક્રથિા કરવામાં આવી હતી

અડવાણી વરષિઠ કોગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સહતિ વવિધિ પક્ષનાઅગ્રણીઓખા પ્રસંગેહાજર રહ્યાહતા

પી એ

પત્રકારોસાથેની વાતચીતમાં શ્રીઅમીત શાહે જણાવ્યુંકે સદ્ગતના અવસાનથી ભાજપ જ નહી પરંતુ રાજકીય ક્ષેત્રમ્મોટી ખોટ પડી છે

પી નડ્ડા બહ્જન સમાજવાદી પાર્ટીનાં માયાવતી સાંસદ હેમામાલીની કેરળના મુખ્યમંત્રીઓમન ચાંડી વગેરેએ શ્રદ્ધાંજલ્લાપી હતી

સભાપતિવેકૈયાહ નાયડુએ ચાર દાયકાના જાહેર જીવનમાં તેમની કારકરિ્દીને માર્ગદર્શશ્કણાવી હતી એક સારા વક્તા ગુમાવ્યાહોવાનો રંજ તેમણે વ્યક્તકર્યો હતો તેઓ રાજ્યસભામાં ત્રણવાસ્સભ્યપદે રહ્યાંહતા

ગુજરાત સરકારે પણ આજે તમામ કાર્યક્રમોદ્ ઋર્યાહતા

ભારત સાથેના દ્વપિક્ષ્નીબંધો સુધારવામાં તેમનો ફાળો સદા થાદ રહે તેમ કહ્યુંછે નેપાળના વદિશમંત્રીપ્રદીપકુમારેશોકની લાગણી દર્શાવીનેપાળે એક સારા ભરોસાપાત્ સત્તિશ્રામાવ્યાનુંજણાવ્યુંછે

ચીનના વદિશ મંત્રાલયનાપ્રવક્તાહુઆ ચૂનીગે એક નવિદનમાં જણાવ્યુંકે વદિશમંત્રીતરીકે તેમણે ઘણીવાર ચીનની મુલાકાત લીધી હતી અને ભારત ચીન સંબંધો વકિસાવવામાં મહત્વપૂર્ણમગીરી કરી હતી

આ અંગેનું જાહેરનામ્ કાયદો અને ન્યાયમંત્રાલયેખહાર પાડ્યુંછે

પરણામે ઔદ્યોગક્વિકાસ ઓછો થતાં રોજગારીના પણ પ્રશક્ષેતા અને લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડતું હતું

આ જાગવાઇ રદદ્યતાં રાજ્યનો સામાજકિ અને આર્થક્વિક્રિસ થઇ શકે આ ઉપરાંત ત્રાસવાદનોભય ઓછો થશે અને પ્રવાસનનેવેગ મળશે રાજ્યમાં મૂડી રોકાણને પ્રોત્સાહમ્રળશે એટલે સમૃદ્ધાટિ ઘણી તક ઉભી થશે

ઢાકામાં એક કાર્યક્રમશ્મોલતા માર્ગ્ખને પરવિહન મંત્રીઓબૈદુલ કાદીરે કહ્યુકે બાંગ્લાદેશપડોશી દેશના આંતરીક પ્રશ્નોક્ષીપ્પણીકરવા માંગતુ નથી

માલદીવ્યસરકારે જાહેર કરેલા નવિદનમાં જણાવ્યુંછે કે દરેક સાર્વભૌમ્દેશના કાયદામાં સુધારો કરવો એ તેનો અધકાર છે

આજે આર બી

ની ત્રીજીદ્વીમાસબ્નિાણાકીય નીતીની જાહેરાત કરાઇ હતી રેપોરેટમાં આર બી

બેન્કને સરકારે સક્યિોરીટી સામે ધરિણ કરે છે

બી આઇ

બેન્કોપાસેથી લોન લેનારા ગ્રાહકોમાટે આ બન્ન્દેર મહત્વનાછે નાણાકીય નીતી સમતિીએ સતત યોથી વાર દરોમાં ઘટાડો કર્યોછે

બી આઇ

આજે રાજ્યસભા અને લોકસભામાં આ અંગેનો પ્રસ્તાષ્ટાસાર થયો છે

તેના કારણે મલકાનગીરી રાયગઢ કોરાપૂર કંધમાલ અને ગજપતજિલિલાઓમાંપૂરનાં પાણી ફરી વળ્યાંછે રાહત કમશિનરનજણાવ્યા અનુસાર ઘણી ટ્રેનોરદ છરાઇ છે એક માલગાડીના ડબ્બાઓ ખડી પડ્યા હતા

મહાજનાદેશ યાત્રાટ્રંકાવીને તેમણે જલિલાતંત્રન્નોહત પાણી ખોરાક પૂરાં પાડવાની સૂચના આપી હતી કોલ્હાપુર્ર સાંગલી રાયગઢ અને પાણીઘર જલ્લિલાઓમાંતી દોઢ લાખ ઉપરાંત લોકોનું સ્થળાંતરકરાયું છે રાષ્ટ્રીય આફત વ્યવસ્થદળ તથા લશ્કરીદળોને રાહત અને બચાવ કાર્યમાંગોઠવવામાં આવયાંછે

નરિમોહી અખાડા તરફથી વરષિઠ વકીલ સુશલિ જૈને મુખ્ય ન્યાયમૂર્તર્યિન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયમૂર્તઓનીનેલી બંધારણ બેન્ચસમક્ષ દલીલો કરી હતી

બોબડે ડીવાયચંદરચૂડ અશોક ભૂષણ અને એસ એ નજીદની બેન્ચે ગયા શુકરવારેએ બાબતની નોધલીધી હતી કેપૂર્વએટેચ કોર્ટનાપૂર્વન્યાયમૂર્તમ્મીફ એમ આઈ કલફિલ્લાનાનેતૃત્વ્રેઠળની મધ્યસ્થીપ્રિનલ ચાર માસના પ્રયત્નોછી પણ ચોગ્ય ઉકેલ લાવી શકી નથી

નાણામંત્રીનરિંમળા સીતારમણને મળ્યા બાદ તેમણે જણાવ્યુંકે જીએસ ટી માં ઘટાડો કરવા અને વેચાણમાં મંદીને પહોચી વળવા રાહતો આપવા રજૂઆત કરાઇ છે આ બેઠકમાં મારુતી સુઝુકીના ચેરમેન આર

ભાર્ગવ્પણ હાજર રહ્યહતા